પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ પદે એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ માટેની બેઠક યોજાઇ મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાઓની ચૂંટણીઓ માટે પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો ઇશાન સિરીયામાં તૂર્કીએ કરેલા આક્રમણને આરબ લીગે વખોડી કાઢયો ફાન્સ અને જર્મનીએ તૂર્કીને શસ્ત્રોનું વેચાણ અટકાવી દીધું

જયારે મહિલાઓ માટેની વિશ્વ મુકાબાજી સ્પર્ધામાં ભારતના મંજુરાની આજે ફાઇનલમાં રશિયાના એકાતેરીના પાલસેબા સામે ઉતરશે

આ કાર્યક્રમ અંતર્ગત સરકારની યોજના વિભિન્ન રાજ્યો વચ્ચે એકબીજાની સંસ્કૃતની જાણકારી વધે તે માટે પરસ્પર આદાન પ્રદાનની વ્યવસ્થા કરવાની છે પ્રધાનમંત્રીએ ગઇકાલે એક ભારત શ્રેષ્ઠ ભારત પર વિચાર વિમર્શ માટે નવી દિલ્હીમાં વધુ કેટલાક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો એક ભારત શ્રેષ્ઠ ભારત દેશની વિવિધતા સાથે રાષ્ટ્રીય એકતા સુદ્રઢ કરવા માટેની પ્રધાનમંત્રી મોદીની વ્યક્તિગત પહેલ છે આ વિશેષ મિશનનું લક્ષ્ય મહત્વપૂર્ણ મુદ્દા પર સમગ્ર રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ વિકસિત કરવાનો અને પ્રાદેશિક સંસ્કૃતિઓના મહત્વને ઉજાગર કરવાનો છે

કાર્યક્રમ અંતર્ગત દર વર્ષે પ્રત્યેક રાજ્ય કે કેન્દ્રિત શાસિત પ્રદેશને પરસ્પર સંપર્ક માટે અન્ય રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ સાથે જોડવામાં આવશે

તેમણે પુનરોચ્યાર કર્યો હતો કે બંને દેશ કોઇપણ મુદ્દો વિવાદ બને તે પહેલા તેનો ઉકેલ લાવવાનો પ્રથાસ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીગની વચ્ચે ચેન્નાઇ પાસે પ્રાચીન બંદર શહેર મામલ્લાપુરમમાં ગઇકાલે થયેલી બીજી અનૌપયારિક શિખર મંત્રણામાં બંને નેતાઓએ વિવિધ વિષયો પર મૈત્રીપૂર્ણ માહોલમાં વિયારોનું આદાન પ્રદાન કર્યું હતું

પ્રતિનીધી મંડળ સ્તરની મંત્રણામાં પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વુહાનમાં થયેલી મંત્રણાએ બંને દેશો વચ્ચે નવી ગતિ અને વિશ્વાસ વધાર્યા છે તેમણે કહ્યું કે ચેન્નાઇ વિઝન બાદ બંને દેશ વચ્ચેના સફયોગના નવા યુગનો પ્રારંભ થયો છે રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે તે બદલ તેઓ ખૂબ આનંદ અનુભવે છે મંત્રણા બાદ બંને નેતાઓએ રેશમી હાથવણાટની સાડીઓનું સીધું નિદર્શન ઉપરાંત એક હસ્તશિલ્પ પ્રદર્શનને પણ નિહાળ્યું હતું પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ શી જિનપિંગને હાથવણાટથી વિશેષરૂપે બનેલી શાલ ભેટ આપી હતી જેમાં આગંતુકનું ચિત્ર દર્શાવેલ હતું

બાદમાં એક શિખર સંમેલનના સમાપન પર પત્રકારોને જાણકારી આપતા વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વ્યાપાર અને સેવા સંબંધિત મુદ્દાને આગળ વધારવા નવી ઉચ્ચ કક્ષાની પ્રણાલિ સ્થાપિત કરવા સહમત થયા હતા તેમણે કહ્યું કે બંને નેતાઓએ નિર્માણ ક્ષેત્રમાં રોકાણને વધારવાનો પણ નિર્ણય કર્યો છે શ્રી ગોખલેએ સ્પષ્ટરૂપે કહ્યું કે બેઠકમાં કાશ્મીરનો મુદ્દો કયારેથ ઉઠાવવામાં આવ્યો ન હતો કારણ કે આ ભારતનો આંતરિક મામલો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યમાં ભાજપના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારને ફરીથી યૂંટી કાઢવા મતદારોને રીઝવવા જલગાંવ અને સાકોલીમાં જાહેરસભાઓને સંબોધશે એક ટ્વિટ સંદેશમાં શ્રી મોદીએ કહ્યું છે કે એન ડી એ મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારે કરેલી નક્કર કામગીરીના કારણે લોકો પાસે ફરીથી મત માગશે દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ પણ આજે મહારાષ્ટ્રમાં અનેક જાહેરસભાઓને સંબોધન કરશે જયારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહ્લ ગાંધી મુંબઇના ધારાવીમાં જાહેરસભાને સંબોધશે

ઉત્તરપ્રદેશ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા થોગી આદિત્યનાથે ગઇકાલે ભીવાનીમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું અને તેમના પક્ષના ઉમેદવારો ઘનશ્યામ શરાફ તેમજ વિશ્મભર વાલ્મિકી માટે મત માંગ્યા હતા હરિયાણાના મુખ્યમંત્રી મનોહર ખદરે પણ ગઇકાલે અનેક ચૂંટણી સભાઓને સંબોધન કર્યું હતું બીજી તરફ રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને પંચક્લા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રમોહન ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભજનલાલના પુત્ર અને કાલકા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રદીપ ચૌધરીએ પણ પોતપોતાના મતવિસ્તારોમાં ચૂંટણી સભાઓ સંબોધી હતી

લક્ષ્યસેને ગથા મહિને પણ બેલ્જિયન ઓપનમાં ફેલિક્સને હાર આપી હતી હવે આજે તેનો ફાઇનલમાં મુકાબલો જાપાનના યુસુકે ઓનોડેરા સાથે થશે